કોંગ્રેસ નેતા રાહ્લ ગાંધીએ બિહારમાં ચૂંટણી સભા સંબોધતા એનડીએ સરકાર યુવાઓને રોજગાર આપવામાં નિષ્ફળ નીવડી હોવાનો આરોપ મૂક્યો

પી એલ માં મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે ચાલી રહેલી મેચમાં મુંબઇએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી

શ્રી મોદીએ આજે સાસારામ ખાતે જનસભા સંબોધી હતી જનસભાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે બિહારને બિમાર બનાવનાર લોકોને બિહારની જનતા ફરીથી સત્તા પર નહી લાવે તેમણે કહ્યું કે બિહારના વિકાસ માટે નિતીશકુમારના વડપણ હેઠળ એનડીએ સરકાર જરૂરી છે

પરંતુ સરકાર તેના નિર્ણય પર અડગ છે શ્રી મોદીએ કહ્યું કે વિપક્ષ નવા કૃષિ કાયદા અંગે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યું છે શ્રી મોદીએ કોવિડ સામેની લડત માટે બિહારના લોકોની પ્રશંસા કરી હતી ગયામાં એક અન્ય સભાને સંબોધતા શ્રી મોદીએ નકસલવાદીઓને સમર્થન આપવા માટે મહાગઠબંધનની ટીકા કરી હતી શ્રી મોદીએ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં નકસલવાદીઓ પર અંકુશ મેળવવા સરકાર દ્વારા સખત પગલા લેવાયા છે તેમણે કહ્યું કે એનડીએ બિહારના સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ છે પ્રધાનમંત્રી સાથે ઉપસ્થિત શ્રી નીતિશકુમારે કહ્યું કે શ્રી મોદીના નેતૃત્વમાં તેમણે બિહારના વિકાસ માટે કાર્ય કર્યું છે અને ફરીથી સત્તા આવશે તો તેમની સરકાર તમામ ગામો સુધી સિંચાઇ સુવિધા અને આધુનિક ટેકનોલોજી પહોંચે તે બાબત સુનિશ્ચિત કરશે

શ્રી ગાંધીએ નવાદામાં અને ભાગલપુરમાં જનસભાને સંબોધિત કરી હતી નવાદા ખાતે જનસભાને સંબોધતા શ્રી ગાંધીએ કહ્યું કે એનડીએ સરકારે બે કરોડ યુવાઓને રોજગાર આપવાના આપેલા વચનને પુરૃં કરવામાં નિષ્ફળ નીવડી છે તેમણે કહ્યું કે એનડીએ સરકારે ખેડૂતોને દગો આપ્યો છે નવા કૃષિ વિઘેયકો ખેડૂત વિરોધી છે

બહ્જન સમાજ પક્ષના અધ્યક્ષ માયાવતીએ પણ યૂંટણી પ્રચારનો પ્રારંભ કરતા કૈમૂરમાં યૂંટણી સભા સંબોધી હતી

દરમ્યાન પ્રથમ તબક્કાની ચૂંટણીના આડે માત્ર ત્રણ દિવસ બાકી હોવાથી ચૂંટણી પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે તમામ પક્ષના નેતાઓ મતદારોને રિઝવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે

ભારતીય જનતા પક્ષ તરફથી કેન્દ્રિય મંત્રીઓશ્રી પુરૂષોત્તમ રૂપાલા શ્રી મનસુખ માંડવિયા શ્રીમતી સ્મૃતિ ઇરાની ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ પ્રદેશ પ્રમુખ સી

પાટીલ સહિત રાજયના અન્ય મંત્રીઓ અને પક્ષના આગેવાનોને જોરશોરથી પ્રચાર કાર્યમં જોતરાયા છે

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

ડુંગળી દેશમાં ડુંગળીનો પુરતો જથ્થો ઉપલબ્ધ કરાવવા તથા તેની કિંમતો અંકુશમાં રાખવા સરકારે અનેક પગલા લીધા છે

જેથી ખરીફ મોસમમાં નવી ડુંગળી આવે ત્યાં સુધી સ્થાનિક ગ્રાહકો માટે પૂરતો જથ્થો ઉપલબ્ધ રહે મંત્રાલયે કહ્યું કે ડુંગળીની છૂટક કિંમતોમાં અમુક અંશે ઘટાડો થયો હતો પરંતુ મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્રપ્રદેશ મધ્યપ્રદેશના ડુંગળી ઉગાડતા જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે ખરીફ પાકો ખરાબ થવાની સંભાવનાના પગલે કિંમતોમાં વધારો જોવા મળ્યો છે

આ ઉપરાંત સરકારે ડુંગળીની આયાત વધારવા માટેના પણ પગલા હાથ ઘર્યા છે મહારાષ્ટ્ર ઠાકરે મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં અતિવૃષ્ટિથી પ્રભાવિત જિલ્લાઓ માટે દસ હજાર કરોડ રૂપિયાના સહાય પેકેજની જાહેરાત કરી છે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ પત્રકારોને સંબોધતા જણાવ્યું કે આ પેકેજમાં પાકો અને મકાનોના નુકસાન સામેનું વળતર રસ્તા પુલના સમારકામ અને આ કુદરતી આફતમાં મૃત્યુ પામનારના પરિવારજનોને અપાતી સહાય સામેલ છે

પાકોને થયેલા નુકસાન બદલ ખેડૂતોને પ્રતિ હેક્ટર દસ હજાર રૂપિયા અપાશે

આ મૃત્યુ દર દુનિયાના સૌથી ઓછો મૃત્યુદર ધરાવતા દેશો જેટલો જ છે જો કે આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા પરીક્ષણમાં વધારો કરાઇ રહ્યો છે

કોવેક્સીન ભારતીય આર્યુવિજ્ઞાન અનુસંધાન પરિષદના સહયોગથી ભારત બાયોટેક કંપની દ્વારા વિકસાવાઇ છે

કોવેક્સીન ઉપરાંત ઝાયડસ કેડીલા લીમીટેડ દ્વારા દેશમાં વિકસિત અન્ય એક રસીનું પરીક્ષણ બીજા તબક્કામાં છે

પી એલ માં આજે ભૂતકાળની ચેમ્પિયન ટીમો મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્ઝ વચ્ચે શારજાહમાં મુકાબલો ચાલુ છે એ અગાઉ મુંબઇના સુકાની રોહિત શર્માએ ટોસ જીતીને પહેંલા બોલીંગ પસંગ કરી હતી

જ્યારે આઠ ટીમો વચ્ચેની આઇ પી

આ ઉપરાંત આકાશવાણી દૂરદર્શન સમાચાર પ્રધાનમંત્રી કાર્યાલય અને સૂચના તથા પ્રસારણ મંત્રાલયની યુ ટ્યૂબ ચેનલો પરથી પણ તેનું સીધુ પ્રસારણ કરાશે મન કી બાત કાર્યક્રમનો પ્રાદેશિક ભાષાઓમાં અનુવાદ કાર્યક્રમ બાદ તુરંત પ્રસારિત કરાશે તેનું પુનઃ પ્રસારણ રાત્રે આઠ વાગે સાંભળી શકાશે

રાજીવને આજે ભારત બાંગ્લાદેશ ભૂટાન નેપાળ અને શ્રીલંકા માટે અચાનક પૂર સંબંધિત દિશા નિર્દેશ સેવાનો પ્રારંભ કર્યો છે આ પ્રકારની પ્રથમ પ્રણાલીનો વિડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી પ્રારંભ કરાવાયો છે